અમારા પ્રતિનિધિ જણાવે છે કે અમદાવાદ રાજકોટ અને જામનગર મહાનગરપાલિકા માટેના સંભવિત ઉમેદવારોના નામ પર ચર્ચા હાલ યાલી રહી છે અને તબક્કાવાર બેઠક દીઠ ઉમેદવારની અંતિમ પસંદગીને મહોર મારવામાં આવશે પ્રદેશ પ્રમુખ સી

પાટિલ ની આગેવાનીમાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ ઉપરાંત વરિષ્ઠ નિરીક્ષકો હાજર છે

ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવનાર ઇ વી એમ નું ઇજનેરો દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે

થી ચુંટણી યોજાશે જિલ્લા યૂંટણી અધિકારી અને કલેકટર આર બી બારડ તેમજ રાજ્ય ચુંટણી આયોગના નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેકટર આર આર ઠક્કરની ઉપસ્થિતિમાં યકાસણીનું કામ ચાલી રહ્યું છે અને આ તમામ કામગીરી ટુક સમયમાં પૂર્ણ થશે

તેમજ પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કર્યાનું જણાવ્યું છે

જે તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ મારફતે તમામ માધ્યામિક ઉચ્યતર માધ્યમિક શાળાઓને મોકલી આપવામાં આવેલ છે

મોસમ વૈજ્ઞાનિક મનોરમા મોહંતીએ જણાવ્યુ છે કે ઉત્તર તરફથી ઠંડા પવન કૂંકાવાની શક્યતા હોવાથી કચ્છમાં યોથી અને પાંચમી ફેબ્રુયારીના રોજ કોલ્ડ વેવ જેવી સ્થિતિ સર્જાશે ઉપરાંત આખા રાજ્યમાં પણ તાપમાનનો પારો બે થી ચાર ડિગ્રી જેટલો ઘટવાની શક્યતા હોવાથી તમામ જિલ્લામાં ઠંડીનો ચમકારો અનુભવાશે દરિયાખેડુ માટે કોઈ વિશેષ ચેતવણી બહાર પાડવામાં આવી નથી ટેબલ ટેનિસ ગુજરાત રાજ્ય ટેબલ ટેનિસ સ્પર્ધામાં પેનાઝ છીપીયા અને માનુષ શાહે સિંગલ્સના ખિતાબો જીતી લીધા છે